નિર્સગ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિતપ્રદેશ દમણમાં સુરક્ષાની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે દમણ જિલ્લા ક્લેક્ટર અને વહીવટીતંત્રે દરિયા કાંઠાના વિસ્તારની મુલાકાત લીધી હતી અને દરિયાકાંઠા નજીકના જમ્પોર બીચ અને કડૈયા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને મકાન ખાલી કરવાની સૂચના આપી છે

આજે સવારથી જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે તો આજે ક્યારેક ક્યારેક થોડા વરસાદી છાંટણા પડ્યા હતા

સંભવિત નિર્સંગ વાવઝોડાને લઇને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓને ડુમસની મુલાકાત લીધી હતી ડુમસ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઇ છે

આણંદ જીલ્લામાં સંભવિત નિર્સંગ વાવઝોડા અને ભાર વરસાદની આગઠ્ઠીને પગલે આણંદ જિલ્લામાં એન ડી આર એફની ટીમ મોકલાવામાં આવી છે

રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં તીડ જોવા મળતા અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ સતર્ક થયું છે ખેડૂતોને તીડને લઇને માર્ગદર્શન મળી રહે તે માટે ચાર ગ્રામ સેવક અને એક વિસ્તરણ અધિકારી એમ પાંચ અધિકારીઓની દસ ટીમ તૈનાત કરી છે અરવલ્લી જિલ્લાના પંચાયતમાં ખેતીવાડી વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે જેથી કોઇપણ ખેડૂત તીડને લઇને જાણકારી આપી શકે છે ખેતીવાડી અધિકારી જે

પટેલે જણાવ્ય હતું કે કોઇપણ સમયે તીડ આવે ત્યારે તેને બસવા ન દેવી આ માટે અવાજ કરવો જેથી તીડ આસપાસના વિસ્તારોમાં રોકાય નહીં

વડોદરા શહેરમાં કોરોનાને કારણે ગઈકાલે રાત અને વહેલી સવાર સુધીમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટરને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળે છે

વડોદરા શહેરના કોંગ્રેસના માજી કોર્પોરેટર મંજુર ખાન પઠાણનું ગઈકાલે કોરોના ને કારણે મોત નીપજયું હતું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પણ મહિલા કોર્પોરેટર અને કાર્ય કરો પણ કોરોના ના શંકાસ્પદ દાયરામાં આવી ગયા છે ભિલોડાના ઘાંટી ગામના કોરોનાગ્રસ્ત વૃધ્ધ દર્દીનુ આજે હિમતનગર કોવિડ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ છે જીલ્લામાં અત્યારસુધી કોરોનાને કારણે ફલ સાત વ્યકિતઓના મોત નિપજયા છે

પતિ પત્ની અને બાળકનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કોન્ટેકટ ટ્રેસીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી

ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ચાર જેટલા વાલીયા રૂપનગરના ચાર એસ આર પી જવાનોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

અત્રે ઉલ્લોખનીય છે કે બે દિવસ અગાઉ બે એસ આર પી જવાનોના પોઝીટીવ કેસ નોધાયા હતા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ નોંધાયો છે જેને રાજપીપળા કોવિદ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે રાજપીપળા કોવીડ હોસ્પીટલમાં કુલ યાર પોઝીટીવ દ્રદીઓ સારવાર ગેઠળ છે

ડી આર એફ ની ટીમોનું આગમન થઇ ગયું છે વાવાઝોડાની ચેતવણીના પગલે દ્વારકા જામનગર નવલખી જાફરાબાદ પોરબંદર સહિતના બંદરો ઉપર એક નંબરનું સિઝ્નલ યથાવત છે અને માછીમારોને ચેતવણી અપાઇ છે જિલ્લા વફીવટીતંત્ર દ્વારા વાવાઝીડાને લઈને તમામ સાવયેતીરૂપ તૈયારીઓ પૂર્ણ થઈ યૂકી છે હાલ દરિયા કાંઠા વિસ્તારે આઈ એસ ઇ ની કામગીરી અને વાવાઝોડાને લઈને જાગૃતિ લક્ષી પ્રચાર પ્રસારની કામગીરી શરૂ છે

જંબુસર વાગરા હાંસોટ તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં મામલતદાર સહિતની બચાવ ટુકડીઓ પહોચી ગઇ છે